પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

થયું હોવાની ઘટના બહાર આવી પાકિસ્તાન સાથે સરહદ હોવાથી ગુજરાત પોલિસ હમેશા એલર્ટ મોડ પર રહેતી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યુ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તની લોકસેવા ભાજપ કાર્યકરોએ રક્તદાન અને વૃક્ષારોપણ સાથે સર્વત્ર આગળ ધપાવી કોરોના સામે અગમચેતી અને ઉપચારમાં આયુષ નો સફળ ઉપયોગ કરવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયને રાષ્ટ્રીય દરજ્જો પ્રદાન કરતો ખરડો

મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિધાનસભા ગૃહ માં તકેદારીના પગલા લેવામાં આવ્યા છે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 ગૃહમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે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 અરજદારોએ પોતાની રજૂઆતો સચિવાલય સંકુલમાં કરી શકે તેવી વ્યવસ્થા માટે સુયના આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું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

જેથી માછીમારો અને ઍમની બોટ ને મુકત કરાવવા દેશના ગૃહમંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરવાની રજૂઆત સાંસદે કરી હતી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

ભાજપ ના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જીવન ને વળી લેતું ફોટો પ્રદર્શન ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલે ખુલ્લ મૂક્યું હતું નાયબ પ્રદેશ પ્રમુખ આઈ

જાડેજા એ આ પ્રસંગે કહ્યું હતું કે આવતીકાલ ના નાગરિકો ના ઘડતર માટે અ પ્રદર્શન ખૂબ ઉપયોગી સાબિત થશે લોક સેવા સપ્તાહ ના ત્રીજા દિવસે તમામ જિલ્લા માં રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ યુવા ભાજપ દ્વારા યોજાયા હતા અમારા જીલ્લવાર પ્રતિનિધિઓ પાસે થી મળેલા અહેવાલ પ્રમાણે મહીસાગર માં લુણાવાડા સંતરામપુર અને બાલાશિનોર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાતા સારો લોક પ્રતિસાદ મળ્યો હતો છોટા ઉદેપુર માં જાગનાથ મંદિર ખાતે અને બોડેલી નજીક આવેલા ટિંબરવા ગામે ઔષધિ છોડ નું વૃક્ષારોપણ કરાયું હતું મોરબી ના ટંકારા માં પણ વૃક્ષારોપણ ઉપરાંત ગરીબોને ચશ્મા વિતરણ યોજાઈ ગયું સુરેન્દ્રનગર જોરવારનગર અને રતનપર માં ભાજપ કાર્યકરો દ્વારા માસ્ક અને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું બોટાદ ના ખોડિયારનગર વિસ્તાર માં માસ્ક સેન્સિટિજર અને હોમેઓપથિક દવાઓ નું વિતરણ યુવા ભાજપ ના હોદ્દેદારો એ કર્યું હતું

કોવિડ સારવાર નો પૂરતો બંદોબસ્ત કરવા માં સરકાર કોઈ કચાશ છોડવા માંગતી નથી

દીવ માં પર્યટકો ને પ્રવેશ આપવાનું શરૂ થયું છે પણ કોરોના ને કારણે સમુદ્રતટ ઉપર નાહવાની મનાઈ ફરમાવવા માં આવી છે જામનગર માં અનાજ બજાર અને ચાંદી બજાર ના વેપારીઓ એ અર્ધો દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય લઈ કોરોના નો મુકાબલો કરવાનું નક્કી કર્યું છે પશ્ચિમ રેલ્વે ના ભાવનગર મંડળ ની તમામ કચેરી માં કોરોના પ્રતિકાર માટે સ્વચ્ચ્તા પખવાડિયું ઉજવાઇ ગયું જેમાં કર્મચારી ને કોરોના થી બચવા ચોખ્ખાઈ જાળવવા ના શપથ લેવડાવવા માં આવ્યા હતા સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ના કોવિડ વોર્ડ માં ફરજ બજાવતા નર્સ દિવ્યાબેન બામણે ખુદ સંક્રમિત થયા બાદ સાજા થઈ ફરીથી આ જ વોર્ડ માં ફરજ ઉપર હાજર થયા છે અને નિસ્વાર્થ સેવા નો ઉન્નત દાખલો બેસાડયો છે

તેમણે કોરોના દર્દીઓને મનોબળ અડગ રાખી આત્મવિસવાસ સાથે સારવાર લેવા ની સલાહ આપી છે

જામનગર આયુર્વેદ યુનિવર્સિટિ જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાનો દરજજજો બક્ષતો ખરડો આજે રાજ્યસભામાં પસાર થઈ ગયો છે લોકસભામાં આ ખરડો અગાઉ પસાર થઈ ચૂક્યો છે